કેન્દ્રના ઊર્જામંત્રી આર

સિંઘે કહ્યું ગામે ગામ ઘરે ઘરે વીજળી પહોંચાડવા

એન જી સ્ટેશન ખોલવા માટેના ફાળવણી પત્ર

સિંઘે જણાવ્યુ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષમાં ભારતે દેશના લગભગ તમામ ગામો ઘરોને વીજળીથી જોડવાનું કામ કર્યુ છે જેની દુનિયાએ નોંધ લીધી છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની ટેન્ટ સીટી ખાતે દેશના વિવિધ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જામંત્રીઓની બે દિવસીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો

સિંગલ લાર્જેસ્ટ એકસ્પાન્શન છે

આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર થયા ત્યારે તેમણે કોર્ટને દોષિત નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેમના વકીલે ભવિષ્યમાં યોજાનારી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપવા માટે અરજી આપી હતી જેને કોર્ટ દ્વારા રેકોર્ડ ઉપર લેવાઈ છે અમદાવાદ કોર્ટમાં બદનક્ષીના આ બંને કેસની હવે પછીની સુનાવણી સાતમી ડિસેમ્બરે રાખવામાં આવી છે જે બે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને આજે અમદાવાદ કોર્ટમાં ઉપસ્થિત થવું પડ્યું છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેન્કમાં ડાયરેક્ટર છે આ બંને કેસમાં રાહ્લ ગાંધી અગાઉ પણ ઉપસ્થિત થયા હતા જેની વધુ સુનાવણી આજે હાથ ધરાઈ હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ નિર્ણય લઇ દિવાળી સુધીમાં કામ પુરા કરવા તાકીદ કરી છે

એન જી સ્ટેશન ટુંક સમયમાં શરૂ થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંપ માટેના ફાળવણીપત્ર આજે ગાંધીનગર ખાતે એનાયત કર્યા હતા

એન જી ફિલીંગ સ્ટેશન ગુજરાતમાં શરૂ કરવાની નેમ છે જેથી વાહનચાલકોએ લાઇનમાં ઊભા રહેવાની નોબત આવે જ નહીં

અમદાવાદ ખાતે ટી ટવેન્ટી સ્ક્લ ક્રટબોલ ટુર્નામેન્ટ ખુલ્લી મુકતા તેમણે આમ ઉમેર્યુ હતુ વિશ્વસ્તરે ક્રટબોલની રમત અતિલોકપ્રિય હોવાથી ગુજરાતમાંથી વધુ ખેલાડીઓ આ રમતમાં પોતાનું કૌવત બતાવે તેવી વ્યવસ્થા તથા પ્રોત્સાહન રાજય સરકાર તરફથી આપવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી હતી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ પેન્શનરો ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલાં ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી કર્મચારી પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓને મળશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નર્મદા નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાશે

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ મનસુખ માંડવીયાની હાજરીમાં શરૂ થયેલી યાત્રા ગામડે ગામડે ગાંધી ચિંતનનો પ્રચાર કરવાની છે સાથો સાથ પ્લાસ્ટિકના કચરાથી ગામડા ચોખ્ખાં કરવાનો સંદેશ આપશે ભાજપના કાર્યકરોની બહોળી મેદની સાથે સ્થાનિક આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા શ્રી માંડવીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે બાપુનો બોધ આજે પણ એટલો જ પ્રાસંગિક છે

સવારે રાષ્ટ્પિતા ની પ્રતિમાને સુતરની આંટી થી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંસદ યુડાસમા અને ભાજપ ના આગેવાનોએ પ દયાત્રાનો પ્રારંભ કર્યો હતો માર્ગમાં આવતી મહા પુરૂષોની પ્રતિમાને હારતોરા કરી યાત્રાએ ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ શરૂ કર્યું હતું આ યાત્રા સાંજે આનંદપુર ગામે વિશ્રામ કરશે એ દરમિયાન રસ્તા માં આવતા ગામડાઓમાં વૃક્ષારોપણ જળ બચાવ સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અને વ્યસન મુક્તિ જેવા સંદેશાઓ સાથે ગાંધી વિચારો ને આગળ ધપાવશે

અલગ અગલ વજન પ્રમાણે નવ ગ્રુપમાં પાવર લિફટીંગ કરવાનું હતું જેમાં વિજેતા નિવડનારને રાષ્ટ્રીય કક્ષાએ ઝબકવાની તક મળશે સુરેન્દ્રનગર જીલ્લા રમતગમત અધિકારી બળવતસિંહ ચૌહાણે જણાવ્યુ છે કે પાવર લિફટીંગ જેવી રમતમાં સ્પર્ધકનુ ખડતલપણું જરૂરી હોવાથી તમામ ખેલાડીઓને ફીટનેસ જાળવવા અંગે માર્ગદર્શન પણ અપાયુ હતુ

આ પ્રસંગે હોકીના અત્યાધુનિક એસ્ટોટર્ફ ગ્રાઉન્ડનુ પણ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ

તેના પરિણામે આપણા જીલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય જ નહી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે